પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખિલ ભારત ટેકનિકલ શિક્ષણ પરિષદના સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનને આજે બપોરે સંબોધન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી શિક્ષણ નીતિને આવકારતા તેને એક ક્રાંતિકારી પહેલ તરીકે ગણાવી છે તેમણે જણાવ્યું કે સંસ્કૃત અને અન્ય પ્રાદેશિક ભાષાઓનો શિક્ષણ પદ્ધતિમાં સમાવેશ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સંસ્કૃતિ અને શિક્ષણ સાથેનું જોડાણ વધુ મજબૂત થશે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ સહિત જનજીવન સામાન્ય બનાવવા જાહેર કરેલી માર્ગદર્શિકાના નિયમો આજથી અમલમાં આવ્યા વંદે ભારત મિશનના પાંચમા તબક્કાનો આજે પહેલી ઓગસ્ટથી પ્રારંભ થયો

તેઓ આ અપ્રસંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરશે તથા નવી રાષ્ટ્રીય શિક્ષણનીતી અંગે સંબોધન કરશે આપણા જીવનમાં જોવા મળતી સમસ્યાઓ ઉકેલવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની રાષ્ટ્રીય સ્તરની પહેલ હાથ ધરાઈ છે ઓનલાઈન માધ્યમથી સમગ્ર દેશના સ્પર્ધકોને જોડતા ગ્રાન્ડ ફિનાલેમાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે

પ્રધાનમંત્રીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે તિલકની બુધ્ધિમતા સાહસીકતા અને સ્વરાજની સંકલ્પના દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે તેમને સમાજ સુધારક ગણાવ્યા છે ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું છે કે તીલકે આપેલી પ્રેરણાથી તે વખતે ભારતીયોમાં નવો વિશ્વાસ અને સાહસની ભાવના જગાડી હતી અમિતશાહ શિક્ષણનીતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી શિક્ષણ નીતિને આવકારતા તેને એક ક્રાંતિકારી પહેલ તરીકે ગણાવી છે શ્રી શાહે જણાવ્યું છે કે સંસ્કૃત અને અન્ય પ્રાદેશિક ભાષાઓનો શિક્ષણ પદ્ધતિમાં સમાવેશ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સંસ્કૃતિ અને શિક્ષણ સાથેનું જોડાણ વધુ મજબૂત થશે

તેમણે યુવાનોને તિલક દ્વારા લખાયેલા લેખ વાંચવાનો અનુરોધ કર્યો હતો જેથી યુવાનો તિલકના આત્મનિર્ભરતા અને સંસ્કૃતિ વિશેના વિયારોની સમજણ કેળવી શકે

વિનય સહ્સ્ત્રબુદ્ધે જણાવ્યું કે સરકાર દ્વારા રચિત નવી શિક્ષણનીતિ મૈકાલેની શિક્ષણ પદ્ધતિથી મુક્તિ મેળવવાની દિશામાં પ્રથમ વાસ્તવિક પગલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ શિક્ષણ પદ્ધતિના પાયાને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધ્યો છે

રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મળેલા પ્રતિભાવો તથા કેન્દ્રના જુદાં જુદાં વિભાગો સાથેની મસલતોના આધારે છૂટછાટના નવા નિયમો ઘડવામાં આવ્યા છે

એવી જ રીતે સામાજિક અંતર અને અન્ય નિયમો જાળવીને યોગ તથા જીમ આગામી પાંચમી ઓગસ્ટથી ફરી શરૂ કરવાની મંજુરી આપી છે

કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ ઉપર રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ ચાંપતી નજર રાખવાની રહેશે અને કોવિડના પ્રસારને રોકવા માટે ઘડેલા નિયમોનું કડક રીતે પાલન કરાવવું પડશે

જો કે આ નિયંત્રણો માલ પરીવહન કરતા વિમાનો તથા ડીજીસીએની મંજુરી મળી હોય તેવા વિમાનોને લાગુ પડશે નહી

તાજેતરમાં કોવીડની આ પરિસ્થિતિ વચ્ચે મર્યાદીત સ્વરૂપમાં મુસાફરોની હેરફેર માટે ભારતે અમેરીકા ફ્રાંસ તથા જર્મની સાથે ખાસ કરાર કર્યા હતા ઇદ સમગ્ર દેશમાં ઇદ ઉલ અઝા પર્વની આજે ઉજવણી થઇ રહી છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇદ ઉલ અઝા પર્વ પ્રસંગે મુસ્લિમ ભાઈબહેનોને શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ આ પર્વ પ્રસંગે લોકોને આનંદની વહેંચણી કરવા તથા પરસ્પર સુમેળની ભાવના પ્રસરાવવા અનુરોધ કર્યો છે તેમણે કોવિડના સંક્રમણને રોકવા જાહેર કરાયેલા નિયમોનું પાલન કરીને પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યકત કરી છે કે આ પર્વથી સુમેળભર્યુ અને સમાવિષ્ટ સમાજ બનાવવા માટે લોકોને પ્રેરણા મળશે તેમજ સમાજમાં ભાઇચારો અને કરૂણાની ભાવનામાં વધારો થશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે

મોટાભાગના મુસ્લીમ બિરાદરોએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી સ્થાનિક મસ્જીદોમાં ઇદની નમાજ અદા કરી હતી કેટલાક રાજયોમાં લોકડાઉનના કારણે લોકોએ તેમના નિવાસ સ્થાને બંદગી કરી હતી ઇમામોએ લોકોને આરોગ્ય અંગે સાવચેતી રાખીને ભાઇચારાના સંદેશા સાથે પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે કેરળમાં ગઇકાલે જ ઇદ ઉલ અઝાની ઉજવણી કરાઇ છે

વન નેશન વન રેશનકાર્ડ વન નેશન વન રેશનકાર્ડ યોજનાનું આજથી ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં મણિપુર નાગાલેન્ડ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે

ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે લાભાર્થીઓ હવે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઇ પણ વાજબી ભાવની દુકાનમાંથી રાશન મેળવી શકશે

ડેમોક્રેટીક પક્ષના સાંસદ ફેંન્ક પલોને પ્રતિનિધિસભામાં સંબોધન કરતી વખતે સેનાની આક્રમતા નાબુદ કરવા ચીનને અપીલ કરી હતી બીજા સાંસદોએ ચીન ધ્વારા લદાખમાં અપનાવાયેલ આક્રમક વલણની ટીકા કરી હતી આરબીઆઈ ધિરાણ કેન્દ્ર સરકારે કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિની ઉદ્યોગોને થયેલી અસરને ધ્યાનમાં લઈને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ઘિરાણ યૂકવણીની અવધીની પુનઃ રચના કરવા આર બી આઈ સાથે વિચારણા શરૂ કરી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે તાકીદની ઘિરાણ સુવિધા હેઠળ આવરી લેવાયેલા એમ

ને બેન્કો વિચારણા આપવાનો ઇન્કાર કરી શકે નહીં